ભાવનગર રેન્જઆઇ જી

ખેડૂતો માટે હિતકારક ગણાવીને તેમણે કાયદાની જોગવાઇઓની છણાવટ કરી હતી અને નવા બનાવેલા કાયદા અંગે વિસ્તૃત જાણકારી પણ આપી હતી તેમણે ખેડૂતોએ આ કાયદા અનુસંધાને ગેરમાર્ગે ન દોરાવા અપીલ કરી હતી

અત્યાર સુધીમાં ખેડૂતઅને ગરીબ બંને ભાવુક વર્ગ રહ્યો છે અને ખેડૂત અને ગરીબની ભાવનાઓનો દુડુપયોગ પણ થયોછે વારંવાર ખેડૂતોના દેવા માફ કરવાની વાત કરી છે પરંતુ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી આવ્યા પછી ખેડૂતો માટેઅનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેમણે હાલના નવા કાયદા અંગેની સમજૂતી આપી હતી આપરિષદમાં ખેડા જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિતરહ્યા હતા

ડાંગી સંસ્કૃતિઅને પરંપરા મુજબ ગાયની પૂજા કરવામાં આવી હતી અને દાનમાં આપેલી ગાયોનું યોગ્ય માવજત કરી પ્રાકૃતિક ખેતી માટે છાણ અને મૂત્રનો ઉપયોગ કરવા ગાયના દૂધનો યોગ્ય ઉપયોગ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો

મેઘરજ તાલુકાના નવાઘરા ગામમાં આદિવાસી બહેનો જમીનના નાના ટુકડાઓમાં દેશી હળદર અને દેશી આદુની ખેતીકરીને આર્થિક રીતે પગભર બની છે અગાઉ ખેતરમાં હળદર અને આદુનીખેતી કરીને છુટક બજારમાં વેચાણ કરીને પૈસા મેળવી લેતી હતી પરંતુ હવેગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ સખી મંડળનું નિર્માણ કરીને લોકલ બ્રાન્ડનેબેસ્ટ સેલિંગ બ્રાન્ડ બનાવી છે ગામની દસ જેટલી મહિલાઓએ પોતાના ખેતરમાં હળદરનું વાવેતર કર્યું છે તૈયાર થયા બાદ પોતે જ તેનું વેચાણ કરે છે